પરંતુ નિયત સમય સુધીમાં મતદાન મથકોમાં આવેલ મતદારો મતદાન કરતા હોઈ મતદાનનો અંતિમ આંકડો મોડેથી જાણી શકાશે

શહેરી તેમજ ગ્રામિણ વિસ્તારોમાં ઘણા મથકો પર સવાર થી જ મતદારોની કતારો જોવા મળી હતી જો કે મધ્યાનહન પછી મતદારોનો પ્રવાહ ઘટયો હતો

શરૂઆતમાં કેટલાક વીવીપેટ ઈવીએમ બેલેટ યુનિટમાં ખરાબી જોવા મળી હતી યુંટણીપંચ દ્રારા તાત્કાલિક ધોરણે બદલવામાં આવ્યા હતા જીલ્લાના નાયબ ચુંટણી અધિકારી એન

પ્રજાપતિએ અમારા સંવાદદાતા આર

કેટલાક સ્થળે ગરમીની અસર હેઠળ ઓછુ મતદાન થયાનું જાણવા મળે છે બીજી તરફ રાપર તાલુકાના નાંદા ગામે પાણી સમસ્યાના મુદે મતદારોએ મતદાનનો બહિસ્કાર કર્યો હોવાનું જાણવા મળે છે બપોર સુધી આ ગામમાં એક જ મતદાર મત આપવા આગળ આવ્યા હતા ચંદ્રવદન પદ્દણી દિવ્યાંગ મતદારો લોકસભાની યૂંટણીમાં મતદાન સમયે સમગ્ર કચ્છ જિલ્લામાં આજે દિવ્યાંગોએ મતદાન કરવામાં દર્શાવેલ અદમ્ય ઉત્સાહ અન્ય મતદારો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યો હતો લોકસભાની યૂંટણીમાં આ વખતે યૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થાઓ કરીને એકપણ દિવ્યાંગ મતદાનથી વંચિત ન રહે અને બંધારણીય હક સરળતાથી ભોગવી શકે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી સમગ્ર કચ્છ જિલ્લામાં દિવ્યાંગોએ વહેલી સવારથી જ મતદાન કરવા માટે ઉત્સાફ બતાવ્યો હતો

એટલું જ નહીં ખાસ ડ્રેસકોડમાં દિવ્યાંગોને સહાયતા કરવા માટે વહીવટકર્મીઓને ખાસ ફરજ સોંપવામાં આવી હતી

પ્રજાપતિ તમામ યૂંટણી અધિકારીઓ વગેરેએ વ્યવસ્થા અંગે સંહયોગ આપ્યો હતો

ચંદ્રવદન પદ્દણી અકસ્માત ગાંધીધામ કંડલા જતા માર્ગ પર કંડલા પોર્ટના વળાંક પાસે થયેલા માર્ગ અકસ્માતમાં મુસ્લીમ દંપતિના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા ગાંધીધામનો પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મુસ્લીમ દંપતી મોટર સાઈકલ પર ગાંધીધામ થી કંડલા તરફ જતા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવતા ટ્રેઈલરે અડફેટે લેતા બંન્ને પતિ પત્નીના ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા